હું પણ કોરોના વોરીયર ઝુંબેશની ગઈકાલે પુર્ણાહૂતી થઇ કોરોના હારશે અને

કેન્દ્ર સરકારે કન્ટેનમેન્ટ વિસ્તારોમાં આવશ્યક દવાઓ ઘરઆંગણે પહોંચાડવાની વ્યવસ્થા ઘડી કાઢવા બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના તંત્રને સૂચના આપી છે

ઉલ્લેખનીય છે કે વિવિધ દેશોમાં અભ્યાસ વેપાર કે અન્ય હેતુથી ગયેલા અને કોરોનાના લીધે ત્યાં અટવાયેલા ભારતીયોને વંદે ભારત મીશન હેઠળ સ્વદેશ લાવવામાં આવે છે

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ પોખરીયાલ નીશંકે જણાવ્યું છે કે કોરોનાના લીધે જે વિદ્યાર્થીઓ બીજા રાજ્ય કે જિલ્લામાં ગયા છે તેઓ હાલ ત્યાં છે તે જિલ્લા કે રાજ્યમાંથી બોર્ડની પરીક્ષા આપી શકશે જોકે આ હેતુથી વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્ર માટેના જિલ્લા કે રાજ્યની જાણ તેમની શાળાને કરવી પડશે વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગણિત સહિતના મુખ્ય ચાર વિષયોના ઉત્તરવહીના અવલોકન માટેની ફી માં પચાસ ટકા ઘટાડો કરવામાં આવ્યા છે

શિક્ષણમંત્રીએ કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અવલોકન માટેની ફી માં ઘટાડો કરવા કરાયેલા સૂચનને ધ્યાનમાં લઈ બોર્ડે આ નિર્ણય લીધો હતો

કેન્દ્ર સરકારે કન્ટેનમેન્ટ વિસ્તારોમાં આવશ્યક દવાઓ ઘરઆંગણે પહોંચાડવાની વ્યવસ્થા ઘડી કાઢવા બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના તંત્રને સૂયના આપી છે આરોગ્ય મંત્રાલયે આ અંગેની ખાસ માર્ગદર્શિકા ગઈકાલે જારી કરી હતી

આરોગ્ય મંત્રાલયે કોવિડની લીધે ઊભી થયેલી પરિસ્થિતિ ધ્યાનમાં લઈ દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યા ઓછી થાય અને કોઈપણ ચેપની સંભવિતતા ઘટાડવા ટેલી કન્સલ્ટેશન સેવાનો મહત્તમ ઉપયોગ કરવાની સૂચના આપી છે

દરેક બસ ટ્રીપ પૂરી થતાં સેનેટાઇઝ કરીને બીજી ટ્રીપમાં ઓપરેટ કરવામાં આવી રહી છે આ ઉપરાંત પ્રવાસ વખતે સામાજિક અંતરનું પાલન કરવું માસ્ક પહેરેલો હોય તો જ એસટી બસ સ્ટેન્ડ કે બસમાં મુસાફરી માટે પ્રવેશ આપવો તમામ મુસાફરોના હાથ સેનેટાઇઝરની મદદથી સાફ કરવા જેવા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે હાલના તબક્કે અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં એસટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે

શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે પરપ્રાંતીય શ્રમિકોને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે